આ ખાસ સહાય પેકેજ ચાર લાખ થી વધુ પેડુતોને મળશે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગઈકાલે મળેલી મંત્રીમંડળની બેઠકમાં વરસાદથી ખેડુતોના પાકને થયેલ નુકસાન સંદર્ભે ચર્ચા વિયારણા કર્યા બાદ આ મહત્વનો નિર્ણય કરાયો છે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ કે રાજયમાં થયેલા ભારે તેમજ કમોસમી વરસાદના કારણે થયેલા ખેડુતોના પાકને નુકસાન થયુ હતું તે સંદર્ભે રાજય સરકાર દ્રારા ત્વરિત સર્વેની કામગીરી શરૂ કરી હતી જે પુર્ણતાના આરે છે

ડાયાબિટીસના નિયંત્રણ માટે ઈન્સ્યુલિનની શોધ ડો ફેડરીક બેન્ટીકે કરી હતી જેથી ઘણા દર્દીઓના જીવન બચાવી શકાય છે

જનરલ હોસ્પિટલમાં દર વર્ષે અંદાજે ત્રણ હજારથી વધુ ડાયાબીટીક દર્દીઓની સારવાર કરવામાં આવે છે

જયારે ત્યાર પછીના દિવસોમાં વિવિધ વિધેયકો અને પ્રસ્તાવો પર યર્યા હાથ ધરાશે તેમ સંસદીય બાબતોનો હવાલો ધરાવતા ગૃ હ રાજયમંત્રી શ્રી પ્રદિ પક્કિં જાડેજાએ ગઈકાલે આ માહિતી આપી હતી

જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસીડેન્ટતબીબો એકાએક હડતાળ પર ઉતરી જતા દર્દીઓને કોઇપણ જાતની મુશ્કેલી ઉભી ન થાય તે માટે હોસ્પિટલનું વફીવટીતંત્ર સાબદું બન્યું છે અને જરૂરી તમામ પગલા લેવાઈ રહ્યા છે દરમિયાન મેડિકલ કોલેજના ડીન ડો ગુરદાસ ખીલનાનીએ રેસીડેન્ટ તબીબોને ઉદ્દેશીને પાઠવેલા પત્રમાં તેમની માંગણી સહાનુ ભુતિપૂ ર્વક સંતોષવા હોસ્પિટલનું તંત્ર પુ રતું ધ્યાન આપશે ત્યારે કચ્છના દર્દીઓના હિતમાં માનવીય ધોરણ અપનાવી ફરજ ઉપર હાજર થઇ જવા અનુ રોધ કર્યો છે

જેમાં ગુજરાતી ફિલ્મ હેલારોના બાળ કલાકારો દ્રારા બાલનાટિકા પ્રદર્શિત થશે

એ બધીજ મેયોમાં ભારતે વિજય મેળવ્યો છે